ઇસરો દ્વારા ચંદ્રયાનને ચંદ્રની દક્ષિણ ધ્રુવની ધરતી ઉપર ઉતારવાની કામગીરીના પ્રથમ તબક્કામાં આજે સવારે લેન્ડર વિક્રમને ચંદ્રની ધરતી નજીક લઇ જવાશે

આર સી યાદીમાંથી બહાર કરાયેલા લોકોની અપીલની સુનાવણી શરૂ થઇ છે

ભારતે કિંગસ્ટન જમૈકામાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેયમાં વેસ્ટ ઇન્ડિઝને

એસ એફ

ગઇકાલે દિલ્હીમાં વિદેશ સચિવ વિજય ગોખલેએ પત્રકારોને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની આ મુલાકાતમાં રશિયા સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા તથા ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્ષેત્રે સહકાર આ બે બાબતો કેન્દ્રમાં રહેશે શ્રી ગોખલેએ જણાવ્યું હતું કે બન્ને દેશો ખાણકામ કૌશલ્ય વિકાસ દવા શિક્ષણ તથા કુષિક્ષેત્રે દ્વિપક્ષીય સહકાર હજી વધારવા ઉત્સુક છે પ્રધાનમંત્રીની રશિયાની આ મુલાકાત વખતે ઘણા ક્ષેત્રોમાં સમજૂતી કરાર કરવામાં આવશે

ગુજરાતીઓને દિલ્ફીમાં રહેવાની સુવિધા પૂરી પાડતું આ ભવન પારંપારીક તથા આધુનિક કલાકૃતિઓ તથા ટેકનોલોજીની સુવિધાથી સજ્જ છે ત્યારબાદ વિજ્ઞાન ભવન ખાતે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકારે હાથ ધરેલા વિવિધ પગલાઓની વિગતો આપી હતી તેમણે કહ્યું કે ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં વિકાસને મહત્વ આપીને સતત પ્રગતી કરી છે તેમણે કહ્યું કે ગુજરાત જળસંગ્રહ તથા ઘેર ઘેર પાઇપલાઇન વડે પાણીનું વિતરણ કરવામાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે

તેમણે વિવિધ રાજ્યોની સંસ્ક્રતિ તથા પરંપરાઓને જાળવી રાખવાનું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આયાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપહ્ય્થત રહ્યા હતા

ટોકીયોમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારત જાપાન વચ્ચેની સંરક્ષણ મંત્રી કક્ષાની બેઠકમાં જાપાનના સંરક્ષણમંત્રી ટાકેશી ઇવાયા સાથે મહત્વપૂર્ણ ચર્ચા વિયારણા કરી હતી આ બેઠકને સફળ અને પરિણામલક્ષી ગણાવતાં સંરક્ષમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચેના સંરક્ષણ ક્ષેત્રે સંબંધો વધુ મજબૂત બનશે સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીથી ભારત અને જાપાન ક્ષેત્રીય શાંતિ સંરક્ષણ અને સ્થિરતા બક્ષવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે શ્રી રાજનાથસિંહ ગઇકાલે ટોકીથો પહોંચ્યા બાદ જાપાનના પ્રધાનમંત્રી શીંજા એબેને મળ્યા હતા સંરક્ષણમંત્રી રાજનાથસિંહ પાંચ દિવસના જાપાન અને દક્ષિણ કોરીયાના પ્રવાસે છે

આજે સવારના પોણા નવથી પોણા દસ દરમ્યાન ઇસરોના વૈજ્ઞાનિકો લેન્ડર વિક્રમને ચંદ્રની નજીક લઇ જશે ત્યારબાદ આવતીકાલે બીજા તબક્કાની કામગીરીમાં લેન્ડરને ચંદ્રની વધુ નજીક લઇ જવાશે દરમ્યાન ચંદ્રયાનના ઓર્બીટરથી લેન્ડર વિક્રમ સફળતાપૂર્વક અલગ થયું હતું અલગ થયા બાદ લેન્ડર વિક્રમે ઓર્બીટરની ભ્રમણકક્ષામાંજ ચંદ્રની ફરતે ફરવાની શરૂઆત કરી છે

ઇસ્લામાબાદમાં ભારતના ઉચ્યાયુક્ત કુલભૂષણ જાધવને ગઇકાલે મબ્યા હતા વિદેશમંત્રાલયે જણાવ્યું છે કે વિસ્તૃત અહેવાલ મેળવ્યા બાદ આંતરરાષ્ટ્રીય અદાલતમાં નિર્ધારિત નિર્દેશો મુજબ કાર્યવાહી આગળ વધારવામાં આવશે

ઉલ્લેખનીય છે કે જેમાં પાકિસ્તાન દ્વારા વિચેના સંમેલનમાં સધાયેલ સમજૂતીના ઉલ્લંઘનનો નિર્દેષ કરાયો હતો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

જમ્મુ તથા લદ્દાખમાં મોબાઇલ ફોન સુવિધા ફરી શરૂ કરાઇ છે

ગૃહમંત્રાલયના પ્રવક્તાએ વિવિધ ટ્વીટ સંદેશાઓમાં જણાવ્યું છે કે રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટ્રર એન આર સીમાંથી જે લોકો બહાર કરવામાં આવ્યાં છે

પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે આવા લોકોની ત્યાં સુધી ધરપકડ કરવામાં નહી આવે જ્યાં સુધી કાયદાકીય પ્રક્રિયાઓ અંતર્ગત તેમની અપીલ કરવાની તમામ શક્યતાઓ પૂર્ણ ન થઇ જાય

એન યોગ્ય આહાર અને જીવનશૈલીના મહત્વ અંગે લોકમાં જાગૃતી કેળવવા અભિયાન હાથ ધરશે અયોગ્ય જીવનશૈલી તથા આહારના કારણે ઉભા થતા ડાયાબીટીસ હાઇ બ્લડપ્રેશર જેવા રોગોના પ્રમાણને ઘટાડવાના હેતુથી આંગણવાડીના કાર્યકરોની મદદથી શિક્ષણ માહિતી તથા સંદેશાવ્યવહારથી લોકજાગૃતી કેળવવામાં આવશે

આઇ એન

આ ઉપરાંત એન

એન સંસ્થાના ઉપક્રમે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે આગામી શનિવાર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે

લોકોચ્યે ગણેશ મંદિરોમાં અને પંડાલોમાં જઇને વિશેષ પૂજા અર્ચના કરી હતી મહારાષ્ટ્રમાં શ્રદ્વાળુઓએ ગઇકાલે ઉત્સવના પ્રથમ દિવસે ગણેશજીની માટીની પ્રતિમાઓનું પોતાના ઘરમાં અને પંડાલોમાં વિધિવત સ્થાપન કર્યું હતું

એસ એફ